પણજી ખાતે યોજાયેલ પશ્ચિમ વિભાગીય પરીષદમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની પણ ઉપસ્થતિ

ના નવા પ્રોજેક્ટની મુલાકાત લીધી મહેસુલ મંત્રી કોશિક પટેલે સ્વાગત ઓન લાઇન જન ફરિયાદ કાર્યક્રમમાં નાગરીકોના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કર્યો રાજકોટમાં મલ્હાર લોકમેળાને ખુલ્લા મુકતા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારકા સહિત રાજ્યના જુદા જુદા સ્થળોએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટેની તડામાર તેયારીઓ મંદિરોને રોશની અને ફૂલોથી સજાવાયા

શ્રી શાહે બેઠકમાં ઉપસ્થિતોને આવકારતા જણાવ્યું હતું કે કેન્દ્ર તથા રાજ્ય સરકારો તથા બે રાજ્યો વચ્ચેના મુદ્દાઓ સર્વસંમતીથી ઉકેલાશે તેમણે દેશના સમવાયા માળખાને મજબૂત બનાવવા ચર્ચાના અંતે સર્વસંમતીથી નિર્ણય લેવા ઉપર ભાર મૂક્યો હતો ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે દેશના જી ડી પી

આ બેઠક આરોગ્ય સલામતી તથા સમાજ કલ્યાણ જેવા ક્ષેત્રોમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારોને વિચારોના આદાન પ્રદાન માટે મંચ પૂરો પાડે છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ દમણ તથા દાદરા અને નગર હવેલીના પ્રતિનિધીઓએ આજની બેઠકમાં ભાગ લીધી હતો આ બેઠકમાં ગરીબો માટે આવાસ બનાવવા અંતરીયાળ ગ્રામીણ વિસ્તારોમાં બેંકોની સુવિધા આપવા રાજ્યો વચ્ચેના જમીન હસ્તાંતરણના કેસો માટે કેન્દ્ર સરકાર પાસેના વધારાની જમીનની ફાળવણીના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી ગૃહમંત્રી અમિત શાહે કેફી પદાર્થોના વેચાણ તથા ગૂનાઓ બાબતે કડક નીતિ અપનાવવા રાજ્યોને અપીલ કરી હતી કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે મહેસાણા ખાતે ઓ

ના નવા પ્રોજેક્ટ માટે આવ્યા હતા

કેન્દ્રોની મુલાકાત લઇને તેનું નિરીક્ષણ કર્યું હતું

તેલના ઉત્પાદનમાં મહેસાણાનું સ્થાન મહત્વનું છે તેમણે હજૂ પણ તેલ ઉત્પાદન વધુ વધે તેની સમીક્ષા કરવાનું જણાવ્યું હતું

આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના નાગરિકોને સત્વરે સચોટ ન્યાય મળે તે માટે સૌ અધિકારી કર્મચારીઓ કાળજી રાખે તે જરૂરી છે તે માટે વહીવટી તંત્રએ નાગરિકો પ્રત્યે સહાનુભૂતિ દાખવવી જોઇએ

આ પ્રકારની ભૂલ ના થાય તે માટે ચર્ચા કરવા શિક્ષકોને બોલાવ્યા હતા

કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલાએ સતાધારની આપાગીગાની જગ્યાને સૌરાષ્ટ્ર અને ગુજરાતની સામાજિક સમરસતાનું કેન્દ્ર ગણાવ્યું છે આજે સતાધારની આપાગીગાની જગ્યાએ સ્વર્ગસ્થ જીવરાજબાપુની જગ્યા ખાતે પૂજા અને જારણ વિધીમાં ભાગ લીધા બાદ શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે જીવરાજબાપુના અવસાનથી એક ભક્તિયુગનો અંત થયો છે પરંતુ સેવાની આ પરંપરા અવિરત ચાલુ રહેશે

માં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી લજેજા ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા પ્રતિભાશાળી ખેલાડીઓને તમામ મદદ પુરી પાડવામાં આવે છે જેનો યુવા ખેલાડીઓએ લાભ લેવો જોઇએ

આ અંગેની યાદીમાં જણાવાયું છે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની માર્ગદર્શિકા મુજબ જુદા જુદા જોખમોમાં વાવેતર ન થવું નાશ પામવો સ્થાનિક આપત્તિ પાક ઉત્પાદનમાં ઘટાડો અને કાપણી બાદના જોખમોનો સમાવેશ થાય છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સાંજે સાડા છ વાગે રાજકોટમાં મલ્હાર લોકમેળાનું ઉદ્દઘાટન કર્યું છે

એટલે કે મેળામાં પાન મસાલા સીગારેટ બીડી અને તમાકુના ઉત્પાદનના સેવન અને વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે વિશેષમાં પ્લાસ્ટીક ફ્રી રાખવાની પણ તાકીદ કરાઇ છે મેળામાં ખાણી પીણીના સ્ટોલમાં પણ બીજી વખત ઉપયોગ થઇ શકે તેવી જગ્યાએ પૂંઠાની વસ્તુઓ અને નાશ થઇ શકે તેવી વસ્તુમાં ખાણીપીણી આપી શકાશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે

ભારતીય પરંપરા અનુસાર ભગવાન ગણેશની પ્રતિમાને પૂષ્પાંજલિ કરીને મેળાની શરૂઆત કરાઈ મેળો શરૂ થતાં ની સાથે જ પ્રજાજનોના ટોળે ટોળા ઉમટ્યા અરવલ્લીના માલપુર તાલુકાની પી

મહેતા હાઇસ્કુલ ખાતે યુવા મહોત્સવ યોજાયો હતો

આ મહોત્સવમાં વક્ત્રત્વ સ્પર્ધા રાસ ગરબા ચિત્ર સ્પર્ધા કથન વગેરે યોજવામાં આવ્યા હતા સ્પર્ધામાં પ્રથમ દ્વિતિય અને ત્રતિય નંબર આવનારને પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા જિલ્લા રમતગમત અધિકારીશ્રી જયાબેન ખાંટે બાળકોને ખેલમહાકુંભની માહિતી તથા માર્ગદર્શન આપ્યું હતું શનિવારે દ્વારકા ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે દ્વારકા જગત મંદિરને રંગબેરંગી આકર્ષક રોશની અને ફ્લોથી શણગાર્યૂં છે સાવચેતીના પગલારૂપે સલામતી વ્યવસ્થાપણ મજબૂત બનાવાઇ છે ડાકોર શામળાજી પોરબંદર અમદાવાદ વગેરે સ્થળોએ પણ ઇસ્કોન મંદિર સહિત મંદિરોને શણગારાયા છે ભાગવત વિદ્યાપીઠમાં સવારથી રાત સુધી ધાર્મિક અને સાંસ્ક્રતિક કાર્યક્રમો યોજાયા છે

દરમિયાન આ મેળાને અનુલક્ષીને પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં આરોગ્યવિષયક ખાસ તકેદારી રાખવા જણાવ્યું છે સરદાર સરોવર નર્મદા બંધની પાણીની સપાટી ચાલુ વર્ષાઋતુમાં ઐતિહાસિક રીતે વધવા પામી છે

ટી

અરજીનો ઝડપથી નિકાલ થાય અને નાગરિકોનો સમય બચે તે માટે ગુજરાત માહિતી આયોગ દ્વારા ત્વરિત નિકાલનો અભિગમ દાખવીને માહિતી કમિશનર શ્રી દિલીપભાઇ ઠાકર અને રાજ્ય માહિતી કમિશનર શ્રી આર

વરસાણી દ્વારા દર બ્રધવારે રાજ્યના વિવિધ જિલ્લાઓની કલેકટર કચેરી સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને સુનાવણી રાખવામાં આવે છે જેના લીધે અરજદારોનો મુસાફરી ભાડા ખર્ચ ઘટે છે અને અધિકારી કર્મચારીઓને આપવા પડતા ટી એ

નું ભારણ ઘટતા સરકારી તિજોરીમાં નાણાંની બચત થાય છે